અસરકારક પગલાઓની વિસ્તૃત માહિતી પ્રધાનમંત્રી શ્રી મોદીના વીડીયો કોન્ફરન્સથી આપી

તબક્કો ખૂબ નિર્ણાયક સાબિત થઈ શકે તપ્ત છા કોરોનાના કારણાલોકોની જીવનશૈલી બદલાઇ રહી છાત્યારે શિક્ષણ સંસ્થાઓએ તશ્વું સંશોધન કરી અભ્યાક્રમમાં સુધારા કરવા ઉપર શિક્ષણ મંત્રી ભુપદ્ધસિંહ યુડાસમાએ ભાર મુકયો છા આ મહિન પ્રધાનમત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાના લાભાર્થીઓન અગીયાર લાખથી વધુ એલપીજી ગામના સિલીન્ડરોનું વિનામુલ્યાવિતરણ કરવામાં આવ્યું

પ્રધાનમંત્રીએ લોકડાઉનના કારણ હજારો લોકોના જીવ બયાવવામાં સફળતા મળી હોવાનું જણાવ્યું હતું પ્રધાનમંત્રી ધ્વારા આ ચોથીવાર વીડીયો કોન્ફરન્સ કરવામાં આવી છા તમ્રણાકક્રયું કે દેશની વસતિના જોતાં સમયસર લીધભા પગલાંની અસર જોવા મળી છા આ પ્રસંગ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોનાની લડાઇમાં રાજ્ય સરકારે લીધભા વિવિધ અસરકારક પગલાઓની વિસ્તૃત માહિતી પ્રધાનમંત્રીન આપી હતી

જોશીન સોંપવામાં આવ્યા છા કંડલા સ્પશ્ચિયલ ઈકોનોમિક ઝોનના ડેવલોપમાન્ન્ટ કમિશનર અમૈયા ચંદ્રનાં માર્ગદર્શન હેઠળ બી